પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાંચમી ઓગષ્ટે અયોધ્યામાં રામ જન્મભૂમિ પર મંદીરનો શિલાન્યાસ કરશે ભારતમાં અત્યાર સુધી વિક્રમરૂપ બે કરોડથી વધુ કોવીડના નમુનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું

સરકારે શરૂ કરેલી ઇલેકટ્રોનીક રસી માહિતી નેટવર્ક ઇવીન વ્યવસ્થા અન્ય રસીઓનો પુરવઠો જાળવી રાખવામાં ખુબ ઉપયોગી બની રહી છે

કોવીડના નમુનાઓના પરીક્ષણ માટે કેન્દ્ર સરકાર ધ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકા અંતર્ગત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ આ ઉલ્લેખનીય કામગીરી કરી છે આરોગ્ય મંત્રાલય ધ્વારા સઘન પરીક્ષણ સંક્રમણ માટેના સંપર્કની માહિતી મેળવવા અને સંક્રમિત લોકોને જુદા જુદા રાખીને તાત્કાલીક સારવારના ઉપાયો અંગે માર્ગદર્શિકાનું રાજય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તરફથી કડક અમલ કરવામાં આવી રહયો છે

દેશમાં પરીક્ષણ માટેનું નેટવર્ક સતત વધારવામાં આવી રહયું છે

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના વધુ એક હજાર નવ દર્દીઓ નોંધાયા છે

રક્ષા બંધન ભાઇ બહેનના પ્રેમનો તહેવાર રક્ષાબંધન આજે સમગ્ર દેશમાં ઉજવવામાં આવી રહયો છે આ પ્રસંગે બહેન પોતાના ભાઇને રાખડી બાંધે છે અને તેમની સમૃધ્ધિ અને સારા આરોગ્ય અને સુખાકારીની પ્રાર્થના કરે છે બદલામાં ભાઇ પોતાની બહેનને ભેટ પણ આપે છે આ વર્ષે ભારતીય કંપનીઓ અને સ્વ સહાયતા જુથોની રાખડીઓએ ચીનના રાખડી ઉત્પાદકોની જગ્યા લઇ લીધી છે આત્મ નિર્ભર ભારત અને વોકલ ફોર લોકલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન બાદ દુકાનદારો તથા અન્ય લોકોએ ચીનની રાખડીઓનો સંપુર્ણ બહિષ્કાર કર્યો છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વૈકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રક્ષાબંધનના પર્વ પર લોકોને અભિનંદન પાઠવ્યા છે

તેમણે તમામને મહિલાઓની મર્યાદા અને સન્માન માટે એકસાથે રહેવાનો સંકલ્પ લેવા કહયું છે ઉપરાષ્ટ્રપતિ વૈકયા નાયડુએ કહયું છે કે સમગ્ર ભારત અને વિશ્વમાં રક્ષાબંધનના અવસરે ભાઇ અને બહેનના પવિત્ર સંબંધોનો સન્માન કરવામાં આવે માતા અમૃતાનંદમથી અને સ્વરકિન્નરી લતા મંગેશકરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શુભકામનાઓ પાઠવતા તેમનો આભાર માન્યો હતો એક ટવીટ સંદેશામાં પ્રધાનમંત્રીએ કહયું છે કે ભારતની નારી શકિતના આર્શીવાદથી તેમને શકિત મળે છે શ્રી મોદીએ કહ્યું કે કરોડો માતાઓ બહેનોની શુભેચ્છાઓથી ભારત નવી ઉંચાઇઓ અને નવી સફળતાઓ પ્રાપ્ત કરશે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી છે સંસ્ક઼ત દિવસ આજે વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસ્કૃત ભાષાના સંવર્ધન અને અધ્યયનમાં જોડાયેલા તમામ લોકોને શુભેચ્છા પાઠવી છે શ્રી મોદીએ કહ્યું કે સંસ્કૃત સુંદર ભાષા છે જેણે કેટલાક વર્ષો સુધી ભારતનો જ્ઞાન ભંડાર જાળવી રાખ્યો છે તેમણે તમામને અનુરોધ કર્યો છે કે સંસ્કૃતને વધુ લોકપ્રિય બનાવવા માટે કામ કરવામાં આવે આ પ્રસંગે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે

તેમણે કહ્યું કે સંસ્કૃત ભાષા કેટલીય અન્ય ભાષાઓની જનની છે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ સંસ્કૃત દિવસ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે